રસી આપીને રસીકરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી છે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો સાથેની બે અલગ અલગ અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર થયા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનનો આરંભ કરાવતા બધા જ લોકોને યાર સિદ્ધાંતોનું પાલન કરવા અપીલ કરી છે આ ચાર સિદ્ધાંતોમાં ઇચ વન વેક્સિનેટ વન એટલે કે જે લોકો વરિષ્ઠ નાગરીકો છે જેઓ ઓછા ભણેલા હોવાથી કોવિડ રસીકરણની નોંધણી માટે મદદરૂપ થવા યુવાનોને અપીલ કરી છે ઇય વન ટ્રીટ વન એટલે કે જેઓની પાસે જાણકારીનો અભાવ છે તેઓની કોરોના સારવારમાં યોગ્ય સહાયરૂપ બને ત્રીજો સિદ્ધાંત છે ઇચ વન સેવ વન એટલે કે પોતે માસ્ક પહેરે અને બીજાને પણ કોરોના સંક્રમણના ચેપથી બચાવે અને યોથો મહત્વનો સિદ્ધાંત છે કોઇપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન બનાવવાની જવાબદારી પરિવાર કે સમાજના લોકો કરે

સંબંધિત જિલ્લા વહીવટીતંત્રોએ આ અંગેના આદેશો જાહેર કર્યા છે છત્તીસગઢમાં ગઇકાલે ધમતરી રાયગઢ અને કોરબા જીલ્લામાં પણ સંપૂર્ણ લોકડાઉનનો આદેશ બહાર પડાયો હતો

અમારા સંવાદદાતા જણાવે છે કે હવે છત્તીસગઢ રેલવે તથા વિમાન દ્વારા આવનારા બધા જ મુસાફરોને આર

ટેસ્ટ ફરજિયાત કરાવવા પડશે રાયપુર જિલ્લા વહીવટીતંત્રે પાટનગર રાયપુરમાં આવેલા ઇનડોર સ્ટેડિયમને કામચલાઉ ધોરણે કોવિડ સારવાર કેન્દ્રમાં ફેરવવાનો નિર્ણય લીધો છે

ગઇકાલે પુણેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાથે વાતચીત કર્યા બાદ શ્રી જાવડેકરે આ મુજબ ખાતરી આપી હતી

આ હેતુથી રાષ્ટ્રીય આરોગ્ય મીશનમાંથી જરૂરી ભંડોળ ફાળવવામાં આવશે

અનંતનાગ જીલ્લામાં બિજ બહેડા વિસ્તારમાં સેમથાન અને શોપિયા જીલ્લાના હાદીપોરામાં ગઇકાલે સાંજથી આતંકવાદીઓ અને સલામતી દળો વચ્ચે અથડામણ શરૂ થઇ હતી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં અલ બદ્ર સંગઠનના ત્રણ આતંકવાદીઓને હાદીપોરા અને શોપિયામાં ઠાર કર્યા છે જ્યારે બે દિવસ પહેલા સેનાના એક જવાનની હત્યામાં સામિલ બે આંતકવાદીઓને આજે સેમથાન બીજ બહેડામાં ઠાર કર્યા છે

એરબબલ સમજૂતી ચોક્કસ શરતોના આધારે વિમાન મુસાફરીની મંજુરી આપે છે

આ વિજય સાથે સાત મેચોમાં બાર અંકો સાથે ભારત હવે પાંચમા સ્થાને પહોંચ્યો છે

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે પાયાની કામગીરી કરનાર તથા અસ્પૃશ્યતા સહિતના સામાજીક દૂષણો સામે નોંધપાત્ર કામગીરી કરનાર જયોતીરાવ કૂલે હંમેશા યાદ રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સ્ત્રી શિક્ષણ સહિત મહિલાઓને અધિકાર સંપન્ન બનાવવામાં તથા સમાજ સુધારા ક્ષેત્રે તેમણે કરેલી કામગીરી આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે પ્રધાનમંત્રી ભારતીબાપુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા તે અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે શ્રી મોદીએ જણાવ્યું છે કે ભારતીજી મહારાજના ઉપદેશ અને માર્ગદર્શન હમેશાં પ્રેરણાદાયી રહેશે પ્રધાનમંત્રીએ સદગત માટે પ્રાર્થના કરીને સદગતના અનુયાયીઓને સાંત્વના પાઠવી છે

યુશુલમાં યોજાયેલી ભારત અને ચીનના કમાન્ડર કોર્પ્સની બેઠકમાં ઘર્ષણમાં નવા બનાવો ટાળવા સાથે મળીને સરહદી વિસ્તારમાં શાંતિ જાળવવા પણ સંમત થયા હતા આ બેઠકમાં પૂર્વ લદ્દાખના બાકી વિસ્તારોમાં બંને દેશોએ પોતાના સૈનિકો મૂળ સ્થાને પાછા ફરે તે અંગે પણ ચર્ચા કરી હતી

મતદાન સાંજે સાડા છ વાગે પૂરું થયું હોવાથી મતદાનની ટકાવારીનો આંક વધવાની આશા છે